તેમણે કહયું કે ગુરૂનાનક દેવજીને સામાજીક એકતા અને ભાઈચારાનો સંદેશ આજે પણ પ્રસ્તુત છે શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ ખાતેના ગુરૂદ્વારાની જમીનનો પ્રશ્ન ઉકેલવામાં આવ્યો છે તેમજ અમદાવાદના કોઈ કોમ્યુનિટિ હોલનું નામાભિધાન ગુરૂ ગોવિંદસિંહ કરવા અમદાવાદ મહાનગરપાલિકાને કાર્યવાહી કરવા જણાવ્યું છે ગુરૂદ્વારા પ્રબંધન સમિતિના શ્રી ગોવિંદસિંઘ લોગોવાલે ગુરૂનાનકજીના દ્રષ્ટાંતો વિચારોનો પરિચય આપ્યો હતો

માધાપર રાધાબાઈ બાલમંદિર ખાતે યોજાયેલા પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા મંડળનાં પ્રમુખ અને જીલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષા સુશ્રી કૌશલ્યાબહેન માધાપરીયાએ અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ દ્વારા ચાલતા આવા રોજગારલક્ષી કાર્યક્રમને બિરદાવ્યા હતા જ્યારે બ્યુટી પાર્લરના તાલીમાર્થી પ્રીતીબેન વોરા અને ડીઝીટલ લીટરસીના તાલીમાર્થી વિજયાબેન હિરાણીએ પ્રતિભાવમાં આવા કાર્યક્રમો યુવાનોને પગભર બનાવે છે એમ જણાવ્યું હતું

અદાણી સ્કિલ ડેવલોપમેન્ટનાં સ્થાનિક મેનેજર સાગર કોટક બ્યુટી પાર્લરના ટ્રેનર કીન્નરીબેન ઉમરાણીયા તથાજી ડી એ ગોપાલદાન ગઢવી હાજર રહ્યા હતા

આ સાથે આગામી જુન માસમાં પ્રખર રામાયણી મોરારીબાપુની વ્યાસપીઠે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે માહિતી આપતા સંસ્થાના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ સંગોઈ અને પ્રમુખ શ્રી રમેશભાઈ ગાલાએ જણાવ્યું હતું કે હાલમાં કચ્છમાં ઔદ્યોગિકરણના કારણે ધોરી માર્ગો પર પશુધનના અકસ્માતના બનાવો વધી ગયા છે ઉપરાંત ચાલુ વર્ષે દ્વષ્કાળની પરિસ્થિતિના કારણે પશુઓમાં બિમાર થવાનું પ્રમાણ વધ્યું છે હાલમાં એક આઈસીયુ છે જે અપ્રરુતું હોવાથી મુંગા પશુઓના જીવન રક્ષણ માટે રરપથી વધુ પશુની સારવાર થઈ શકે એટલી ક્ષમતાના આઈસીયુનું નિર્માણ કરાશે જેનેં ઉદઘાટન તારીખ આઠમી જુનના રોજ મોરારીબાપુના હસ્તે કરાશે